ગુજરાતમાથી યૂંટાયેલા જે યાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેના એક સભ્યનો સમાવેશ થાય છે ભાજપના સભ્યોમાં યુનીભાઈ ગોહિલ શંભુ પ્રસાદ ટૂંડિયા અને લાલસિંહ વાડોદીયા નો સમાવેશ થાય છે જ્યારે કોંગ્રેસ તરફથી મધુસૂદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે

તેમણે ઉમેર્યું કે આંગણવાડીઓની કાર્યકર બહેનોને હવેથી રૂ

તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોને રૂ

ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝીટવ કેસ હજી સુધી નોંધાયો નથી

ડોકટર જયંતી રવિએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યા અનુસાર તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે જો જરૂર પડશે તો સુરત રાજકોટ અને વડોદરા ખાતે કોરોના વાયરસના ટેસ્ટીંગ માટેની સુવિધા ઊભી કરાશે દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ મહિલા તાજેતરમાં સિંગાપોરથી પ્રવાસ કરીને રાજકોટ આવ્યા હતા

પાંખના ફુલદોલોત્સવ ઉપરાંત ભાવનગર ખાતે યોજાનાર વિશ્વ મહિલા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો જાહેર કાર્યક્રમ પણ રદ કરાથો છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મહિલા દિવસ નિમિત્તે યોજાનાર મહિલા સંમેલન પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે કંડલા અને મુંદ્રા ખાતે આવેલા બંદર ઉપર આવતા જહાજના સ્ટાફનું આરોગ્ય પરીક્ષણ ચાલી રહ્યું છે

ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ આ માહિતી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયામાં હેઝ ટેગ શી ઇન્સપાયર અસ થકી મહિલાઓના ઉત્તમ કાર્યોના ઉલ્લેખની શરૂઆત સુરતના પેડ દાદી તરીકે ઓળખાતા મીના મહેતાના કાર્યથી કરી છે મીના મહેતા દાદી એ સાત વર્ષમાં ચાર લાખ કિશોરીઓને ફ્રી સેનેટરી પેડ વિતરણ કર્યા છે મીના મહેતા દર મહિને સરકારી શાળાઓમાં પાંચ હજાર જેટલી ગરીબ વિદ્યાર્થીનિઓને નિઃશુલ્ક સેનેટરી પેડની કીટ આપે છે

હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે જેનાથી લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો નોંધાયો છે છેલ્લા યોવીસ કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છના કેટલાંક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થયો હોવાના અહેવાલ છે

જેમને નોબેલ વિજેતાઓને મળવાની અને તેમના સમક્ષ તેમનું કાર્ય રજૂ કરવાની તક મળશે

અમરેલીના હાથસણી ગામ નજીક આવેલા શેલ દેદુમલ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નિયાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરતા આજે સવારે ડેમના બે દરવાજા ખોલી આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડવામાં આવતા હાથસણી ખંભાળિયા અને નેસડી ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે પોરબંદર તાલુકાના ભેટકડી ગામે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાના હસ્તે ત્રીસ લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુઠૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી કારાવદરાએ જણાવ્યું હતું કે બે ચેકડેમ ચાર કોઝવે સહિત ઠાકોરજીના મંદિર પાસે શેડ બનાવવાનું આયોજન છે આ ઉપરાંત પશુઓને પીવાના પાણી માટે અવેડો અને દોઢ લાખ રૂપિયાના ખર્ચે સિમેન્ટ બ્લોક પાથરવાની કામગીરી કરવામાં આવશે જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ પાંચ કરોડ રૂપિયાનું અંદાજપત્ર મંજૂર કર્યું છે જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં પંચાયતનું પાંચ કરોડ રૂપિયાનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું જે આગામી તેરમી માર્ચે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજૂ કરાશે અંદાજપત્રમાં વિવિધ વિકાસ કાર્યો અંતર્ગત બાંધકામ શાળાના રસ્તાના કાર્યો માટે સવા બે કરોડ રૂપિયાની જોગવાઈ જ્યારે સિંયાઈ માટે દોડ કરોડ અનુસૂચિત જાતિ તેમજ પછાત વર્ગના વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ બનાવવા એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આરોગ્ય ક્ષેત્ર માટે બાર લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે